પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

ત રાજ્યના ગીર બરડા અને આલેચના જંગલોમાં નેસમાં રહેતા અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ નક્કી કરવા પાંચ સભ્યોનું પંચ રચાશે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે નવી દિલ્ફીમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉં અથવા યોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

કેબિનેટ નિર્ણય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે વિનામુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર માટેની સમયમર્યાદા વધારી દીધી છે ગઈકાલે નવી દિલ્ફીમાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે લાભાર્થીઓ આ વર્ષે સપ્ટેમ્બર સુધી નિ શુલ્ક સિલિન્ડર મેળવી શકશે અગાઉ લાભાર્થીઓ ફક્ત જૂન સુધી આ સુવિધા મેળવી શકશે એવી જોગવાઈ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પેટા યોજના તરીકે ગરીબ અને શહેરી સ્થળાંતર કરનારાઓ માટે પોષાય તેવા આવાસ સંકુલના નિર્માણને પણ કેબિનેટે મંજૂરી આપી છે આ યોજના અંતર્ગત આશરે સાડા ત્રણ લાખ લોકોને એક લાખ આઠ હજાર જેટલા એક બેડરૂમના ફ્લેટ આપવામાં આવશે

આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે આ પંચમાં નિવૃત્ત ન્યાયાધિશ જિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયાધિશો વન વિભાગના એક નિવૃત્ત અધિકારી તેમજ એક નિવૃત્ત અધિક કલેકટર એમ પાંચ સભ્યો રહેશે તેમણે જણાવ્યું કે સાચા આદિવાસીઓના બંધારણીય હક્કોનું રક્ષણ થાય અને ખોટા વ્યકિતઓ આદિવાસી તરીકેના લાભો લઇ ન જાય તેવા હેતુસર રાજ્ય સરકારે આ પંચ રયવાનો નિર્ણય કર્યો છે

પ્રથમ તબક્કામાં મુંબઈની નવ અને ગોવાની એક હોસ્પિટલમાં આ સુવિધા અપાશે ગુજરાત ઉપરાંત દિલ્હી તેલંગણા કેરળ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તમિલનાડુ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આ સુવિધા અપાશે મુખ્યમંત્રી યાત્રાધામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના યાત્રા પ્રવાસન ધામોના સંકલિત વિકાસનું સૂચન કર્યુ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગાંધીનગરમાં સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠક દરમ્યાન તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ત્રીજા ભાગના મુખ્યત્વે ધાર્મિક હેતુસરના યાત્રાળુ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો અભિગમ રાખવો પણ જરૂરી છે

જેમાં ભુજ દ્વારકા જામનગર જૂનાગઢ અને પોરબંદરના કેટલાંક સ્ટેટ હાઇવે બંધ કરાયા છે વરસાદને પગલે રાજ્યના કેટલાંક ગામોમાં અધારપટ છવાયો હતો

ફળદુ કૃષિમંત્રી શ્રી આર

એમ

પી

સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ ટુંક સમયમાં આ અંગે પરીક્ષા કાર્યક્રમ બહાર પાડશે